વુફાન વાઇરસ વિષે ચીનનું સત્તાવાર એલાન સાતમી જાન્યુઆરી એ થયા બાદ બીજા જ દિવસે આઠ જાન્યુઆરીના રોજ ભારતે મિશન મીટિંગ યોજી અગમયેતીના પગલાં વિચારી લીધા ફતા

કોરોનાનું નિદાન કરવા માટે આર

ટેસ્ટની સાથોસાથ રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ શરૂ કરવામાં ભારત અગ્રેસર રહ્યું અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મોડેલ અપનાવવું પડ્યું તેને શ્રી મોદીની આગેવાનીની કદર ગણવી પડે હોળી સમારંભથી દૂર રહેવાનુ એલાન કરીને શ્રી મોદી એ દેશને સંદેશો આપેલો કે લોકોની ભીડભાડ ટાળો અને સામાજિક અંતરનું પાલન કરવાની સમજણ લોકોને આપો એપ્રિલ મહિનાથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ માસ્ક પહેરીને જાહેરમાં આવવાનું શરૂ કર્યું અને દરેક માણસ માસ્ક જે કોરોના કવચ ગણે તેવો મજબૂત સંદેશ આપ્યો છે ભારતમાં ત્રણ જગ્યા એ વેક્સિનના વિકાસ માટેનું કામ ચાલે છે તેની પ્રગતિ ઉપર તેઓ પોતે નજર રાખી રહ્યા છે

આર બાબુ એનસીપીના શરદ પવાર અને અન્ય પક્ષોના આગેવાનો ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રીએ તાજેતરમાં કોવિડની રસી બનાવનાર દેશના ત્રણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી તે પાર્શ્વભૂમિમાં આજે યોજાઈ રહેલી બેઠકમાં કોવિડના રસીના વિતરણ માટેના આયોજનની પણ ચર્ચા થશે

એસ ટી ની આવક તળિયે ગઈ ફતી

ઉપરાંત રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાની વ્યવસ્થા ફાલ સીએચસી પીએચસી ફેલ્થ અને વેલનેસ સેન્ટર અર્બન ફેલ્થ સેન્ટર તેમજ વોક ઇન ટેસ્ટીંગ કિયોસ્ક જેવા સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવી રફી છે ફાઈવે ઉપર આવતા યાત્રીઓના તેસ્તીન્ગની સુવિધા રેલ્વે મારફતે આવતા યાત્રીઓની ટેસ્ટીંગની સુવિધા તેમજ કોમર્શીયલ બિલ્ડીંગમાં પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

બંને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચ પણ રમશે